પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે રાજ્યસભાની બે બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે રામભાઇ

રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને ઉમેદવાર જાહેર કરી ભાજપે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે જ્યારે કોંગ્રેસ તરફ થી આ અંગે કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી રામભાઇ મોકરિયાની કારકિર્દી વિદ્યાર્થી કાળથી સંઘ પરિવાર સાથે સંકળાયેલી છે અને તેઓ પોરબંદર નજીકના ઘેડ વિસ્તારના વતની છે અને ભાજપની પ્રદેશ કારોબારીમાં પણ રહી યૂક્યા છે ખેડૂત એવા શ્રી મોકરિયાએ શરૂ કરેલી માડુતિ કુરિયર લોકોમાં ખૂબ જાણીતી છે ભાજપના બીજા ઉમેદવાર દિનેશ પ્રજાપતિ ડીસાના વતની છે અને સંઘ પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ ધરાવે છે તેઓ ડીસામાં દિનેશ અનાવાડીયા તરીકે જાણીતા છે હાલ તેઓ ભાજપમાં બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ છે બિનહરીફ ભાજપ ઉમેદવાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ઉમેદવારો ઠેર બિનહરીફ ચૂંટાઈ રહ્યા હોવાથી તેને લડ્યા વગર જીત મળી રહી હોવાના દાખલા નોંધાયા છે

મહેસાણા માં વિજાપુર અને બહુચરાજી તાલુકા પંચાયત માં પણ એક એક અને કડી તાલુકા પંચાયત માં બે ઉમેદવાર બિનહરીફ થતાં ભાજપ ને ફાયદો થયો છે તાપી ની નિઝર અને વલસાડ તાલુકા પંચાયત માં પણ એક એક બેઠક ભાજપ ને બિનહરીફ ધોરણે મળી છે

દ્વારકા જિલ્લા પંચાયત માં બે નગરપાલિકા ચૂંટણી સૌરાષ્ટ્ર ના ઉના શહેર અને મહેસાણા ના કડી નો દાખલો અત્યાર સુધી અનોખો રહ્યો છે

આણંદ નગરપાલિકા માં બે સભ્ય ઓખા અને દાહોદ નગરપાલિકા માં એક એક ઉમેદવાર બિનહરીફ થયા છે

અમદાવાદમાં ભાજપના શહેર પ્રભારી આઇ

જાડેજા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ સહિત અગ્રણીઓ દ્વારા આ સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી

ટ્રાફીકની સમસ્યાને ઉકેલવા સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરાશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત યાવડા જમાલપૂર માં સભા ને સંબોધન કરવા સાથે પ્રચાર ઝુંબેશ નો પ્રારંભ કરાવશે તો વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી ની સભા ખોખરા અને વિરાટનગર માં તો સિધ્ધાર્થ પટેલ બાપુનગર માં સભા કરવાના છે ધારાસભ્ય શૈલેષ પરમાર દાની લીમડા અને કુબેરનગર માં સભા યોજશે તો પ્રવકતા મનીષ દોશી વેજલપુર માં જનસંપર્ક કરશે હવામાન ગુજરાતના વાતાવરણમાં આગામી ચાર દિવસમાં ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે

દરિયાખેડુ માટે કોઈ યેતવણી બહાર પાડવામાં આવી નથી

વસંતપંચમીના દિવસે વણજોયું મુહ્ર્ત ગણાય છે આથી શુભ કાર્યોની શરૂઆત કરાય છે વસંતઋતુના વધામણાં પણ આજના દિવસેથી થાય છે પ્રફતિ વસંતઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠેછે

વિદ્યાર્થીઓને વસંત પંચમીનો મહિમા તથા પ્રાચીન ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી અપાઇ હતી

દીવમાં પટેલવાડી સ્થિત ગાયત્રી મંદિરમાં વસંતપંયમીએ વિશેષ ઉજવણી થાયછે

પરંતુ મંદિરના પ્રાંગણમાં થજ્ઞનું આયોજન કરાયુ હતુ પીળા વસ્ત્રો ધારણ કરી મંત્રોચ્યાર સાથે સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ હતી દ્વારકાના જગત મંદિરમાં આજે વસંતપંયમીની વિશેષ ઉજવણી થઇ હતી

વર્ષમાં આજના દિવસે એક જ વાર મંદિર બપોરે ખૂલે છે